પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

ગઈકાલે ફિટ ઈન્ડિયા ઝુંબેશની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે દેશના અગ્રણી ફિટનેસ નિષ્ણાંત સાથે શ્રી મોદીએ ઓનલાઇન સંવાદ કરતાં આમ જણાવ્યુ હતું ફિટનેસમાં રુચિ રાખનાર અનેક લોકો સાથે પણ તેમણે સંવાદ કર્યો હતો અને શારીરિક તથા માનસિક તંદુરસ્તી પામવા અને જાળવી રાખવાની કળા વિશે પોતાના વિચારો શ્રી મોદીએ રજૂ કર્યા હતા તેમણે કહ્યું હતું કે સદાય તંદુરસ્ત રહેવા માટેની મહેનત એ પડાવ નહીં પણ નિરંતર ચાલતો પ્રવાસ છે

નવા નિર્ણય મુજબ રાજ્ય સરકારના અપીલ કરનાર કર્મચારીએ પોતાની અપીલ સાથે સ્વપ્રમાણીત આધાર ડ્રાઈવીંગ લાયસન્સ પાનકાર્ડ અથવા મતદાર ઓળખપત્રની નકલ અચૂક રજૂ કરવી પડશે

આ બંને વિદ્યાર્થીઓ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે રાજ્યના રવિ મકવાણાને ડિજીટલ સાક્ષરતા કેશલેસ ઈન્ડિયા પ્રધાનમંત્રી જનધન યોજના જેવી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને આગળ ધપાવવા આપેલા યોગદાન માટે એનએસએસ પુરસ્કાર પાયો છે એવી જ રીતે સુશ્રી હેમાંક્ષી ઈશ્વરને થેલેસેમીયાના દર્દીઓ માટે રક્તશિબિર કેન્સરના દર્દીઓ માટે મ્યુઝીક થેરાપી મહિલા સશક્તિકરણ ક્ષેત્રે આપેલા નોંધપાત્ર યોગદાન માટે એનએસએસ પુરસ્કાર અપાયો છે ઉલ્લેખનિય છે કે સ્વેચ્છાથી સમુદાય માટે નોંધપાત્ર કામગીરી કરનારને બિરદાવવા માટે યુવા બાબતોના વિભાગ દ્વારા દર વર્ષે એનએસએસ પુરસ્કારો આપવામાં આવે છે

વી આર્ટ્સ કોલેજ એનસીસી કંપની દ્વારા ફીટ ઈન્ડિયા અભિયાન અંતર્ગત ઓનલાઈન ફીટનેસ વેબીનાર યોજાઈ ગયો આ વેબીનારમાં ફીટનેસ ટ્રેનર શ્રી ફૈઝાન અન્સારીએ એનસીસી કેડેટ્સને ફીટનેસ અંગે માહિતી આપતા કાર્ડીયો તથા સ્ટ્રેન્થ કસરતો વચ્ચેનો તફાવત ઉદાહરણ દ્વારા સમજાવ્યો હતો તેમણે મસલ્સ દુઃખાવામાં કંઈ રીતે હળવી કસરતો કરવી તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી કસરત કરતી વખતે ચોક્કસ સમયપત્રક મુજબ કાર્ય કરવું સવારે ચાલવાની ટેવ પાડવી તથા યોગ કરવા અંગે તેમણે ભાર પૂર્વક જણાવી તેનાથી થતાં ફાયદા જણાવ્યા હતા